સરફદે વસતો માણસ સુખી હોય તો જ સરફદ સલામત બને

સરફદની તુલના માતાના પાલવ સાથે કરતા તેમને જણાવ્યું હતું કે સરફદ સુરક્ષિત ફોય ત્યારે જ આંતરિક સલામતી મજબુત બને વિકાસઉત્સવ જેવા વધુ સંમેલન સરફદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ ફેઠળ યોજવાની જાફેરાત કરી ફતી

સરફદના ગામડામાં સડક વીજળી પાણી દવાખાનું અને શાળાનો સત્વરે બંદોબસ્ત થાય તેવા આયોજનની તેમણે ખાતરી આપી હતી

તેમને ઉમેર્થું ફતું કે રણમાં બી એસ એફ ચોકીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અતિ દુષ્કર ફોવાથી દરિયાના પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ માંડવીમાં નંખાશે અને ત્યાંથી મીઠું પાણી લખપતના રણમાં પહોચાડશે

તેવું એસ ટી વિભાગીય નિયામક ભુજની યાદીમાં જણાવાયું છે